સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મીસ્કોમાં આજથી યોજાનારી ભારત રશિયા આંતર

સિંધુ અન સાઇના નહેવાલ ચીન ઓપન બઠમિન્ટન

એવી જ રીત કરારમાં ભારતના મુદ્દાઓ કે તણ વ્યક્ત કરેલી ચિંતાઓનું નિરાકરણ કરાયું નથી ત્યારે ભારત આ કરારમાં જોડાય તા શક્ય નથી

થાઇલપ્રક્રની ત્રણ દિવસની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી બઠકોમાં ભાગ લીધો હતો તથા વિશ્વના અગ્રણીઓ સાથ દ્વિપક્ષીય મંત્રણાઓ કરી હતી શ્રી મોદીએ આસીયાન દેશોન આતંકવાદ સામ સાથ મળીન લડવા અનુરોધ કર્યો તથા આર્થિક સહકાર વધારવાની ભારતની પ્રતિબદ્વતા દોહરાવી હતી

ગઇકાલ મુંબઇમાં રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી સાથ મંત્રણા કર્યા બાદ પત્રકારો સાથક્રી વાતચીતમાં શ્રી રાઉત જણાવ્યું હતું કે શિવસક્રાનું માનવું છ કે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના વહેલી તકે થશ શ્રી સંજય રાઉત અન તમ્રના સાથી રામદાસ કદમ મુંબઇમાં રાજભવન ખાત રાજ્યપાલન મળીન રાજ્યમાં ઉભી થયલી રાજકીય પરિસ્થિતિની વિગતો આપી હતી દરમિયાન મુખ્યમંત્રી દેવાદ્વ ફડણવીસ દિલ્ફીમાં ગૃહમંત્રી અમિત શાહન મળીન ચર્ચા કરી હતી બલક બાદ પત્રકારો સાથક્રી વાતચીતમાં શ્રી ફડણવીસ પણ નવી સરકારની રચના વહેલી તકે થશ તક્રો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

તઘ્રણ સત્તાવાળાઓન એક બીજા ઉપર દોષારોપણ નહીં કરવા તથા સમસ્યાનો ઉકેલ સાથ મળીન લાવવાનો નિર્દેશ આપ્યો

ડી ના મનોજ ઝા લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ ડી

બાલુ અન અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

ડી પી માં ઘટાડો થયો છૈ આ બાબત ચિંતાજનક ગણાવી શકાય